રાપર તાલુકામાં સામાન્ય ઝાપટા સાથે આખો દિવસ વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું ઉપરાંત હવામાન વિભાગે હજુ પાંચ દિવસ માટે જિલ્લાના અમુક સ્થળે ભારે વરસાદ પડે તેવી શક્યતા દર્શાવી છે

જેથી ખાવડા અને જામકુનરિયાના નાની સિંચાઈના ડેમ ઓગની ગયા હતા હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર કચ્છ ભુજ સહિત સંબંધિત તમામ વિભાગો સાવચેત છે વરસાદના પગલે નદી તળાવો ડેમોમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે તેથી પાણીમાં વાહનો ન નાખવા નદી તળાવ કે તળાવની આવકમાં બાળકો યુવાનોને ન જવા કે નાહવા માટે જોખમ ન ખેડવા તંત્ર દ્વારા તાકીદ કરાઈ છે

પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગુપનો વેબીનાર ગઈકાલે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો જેમાં આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમા તા

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે

નેહલ ઠક્કર રાજ્ય કોરોના રાજ્યમાં કોરોના ટેસટિંગ વધારવામાં આવી રહ્યું છે

નેહલ ઠક્કર સર્વોચ્ચ અદાલત પીએમ કેર્સ સુપ્રીમ કોર્ટ કોવીડ રાહત માટે સ્થાપિત પીએમ કેર્સ ફંડ હેઠળ એકત્રિત નાણાં એનડીઆરએફને આપવા ઈનકાર કર્યો છે ન્યાયાધિશ અશોક ભૂષણ આર સુભષ રેડી અને એમ

શાહની ખંડપીઠે એમ પણ કહ્યું કે પીએમ કેર્સ ફંડમાં ફાળો એ ચેરિટેબલ ટ્રસ્ટનું ભંડોળ છે કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એનડીઆરેફને આપવામાં આવેલા યોગદાન પર કોઈ કાનૂની પ્રતિબંધ નથી બેંચે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે પીએમ કેર્સ ફંડ હેઠળ એકત્રિત કરવામાં આવેલા ભંડોળ એનડીઆરએફથી સંપૂર્ણપણે અલગ છે કોવીડ માટે રાષ્ટ્રીય યોજવા સ્થાપવા માટેની રજૂઆત અંગે અદાલત કહ્યું કે કેન્દ્ર દ્વારા તૈયાર કરેલી યોજના રોગચાળાને પહોંચી વળવા માટે પુરતી છે

ગાંધીનગરથી તમામ મહાનગરના પોલીસ કમિશનર વિવિધ રેન્જના આઈ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 કોરોના વોરિયર્સ તરીકે પોલીસ કર્મીઓએ કરેલી જનસેવાને તેમણે બિરદાવી હતી અને કહ્યું હતું કે પ્રજાને ખરેખર પર્તીતિ થઈ છે કે પોલીસ દળ તેમનું મિત્ર છે અસમાજિક પ્રવૃતિ ડામવા માટે સખતાઈ વાપરવાની સ્પષ્ટ સુચના આપતા શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું પોલીસની છાપ એટલી કડક હોવી જોઈએ કે ગુનાખોરો માથું ન ઉચકી શકે ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરનસ દાખવવાની શીખ પણ શ્રી રૂપાણીએ આપી છે